સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નૌકાદળના કમાન્ડરોના ત્રિદિવસીય વાર્ષિક સંમેલનનો પ્રારંભ કરાવ્યો ઓપરેશન સમુદ્ર સેતુ કાર્યવાહીમાં નૌકાદળની ભૂમિકાને બિરદાવી

નૌકાદળ દ્વિવાર્ષિક સંમેલનનું ઉદઘાટન કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું ત્રણ દિવસ ચાલનારા આ સંમેલનમાં નૌકાદળના વડા એડમીરલ કર્મવીરસિંહે પણ સંબોધન કર્યું મહત્વનું છે કે આ સંમેલનમાં લદાખ સરહદે અશાંત પરિસ્થિતિ વચ્ચે હિંદ મહાસાગરમાં સલામતી નૌકાદળનું આધુનીકરણ સૈનિકોની તાલીમ અને કલ્યાણ વગેરે અનેક મુદ્દાની સમીક્ષા કરાશે

દેશમાં ગઇકાલે વિક્રમરૂપ નવ લાખથી વધુ શંકાસ્પદ દર્દીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે રાજય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટીતંત્રો સાથે મળીને કેન્દ્ર સરકાર મજબુત નિર્ધાર અને કટીબધ્ધતા સાથે કોવીડના દર્દીઓનું પરીક્ષણ વધારી રહી છે

ગઇકાલે એક જ દિવસમાં વિક્રમરૂપ નવ લાખથી વધુ કોવીડના પરીક્ષણ કરવામાં આવ્યા હતા

આ દર સમગ્ર વિશ્વના કોરોનાથી મૃત્યુદર કરતા ઘણો ઓછો છે

હાલ વિશ્વમાં બીજા નંબરનો સૌથી વધુ વસ્તીવાળો દેશ હોવા છતાં ભારત દર્દીઓની સંખ્યાની દ્રષ્ટીએ ત્રીજા સ્થાને છે માલી પશ્ચિમ આફ્રિકી દેશ માલીના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ બૌબુકર કૈતાએ રાષ્ટ્રપતિપદેથી રાજીનામાની જાહેરાત કરી છે બળવાખોર સૈનિકોએ તેમના નિવાસ સ્થાન બહાર ગઇકાલે રાત્રે હવામાં ગોળીબાર કર્યા પછી ઇબ્રાહીમે સરકારી ટેલીવીઝન ચેનલ પર તાત્કાલિક અસરથી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી શ્રી ઇબ્રાહીમ રાષ્ટ્રપતિપદ માટેની ચુંટણીમાં બે વાર લોકશાહી ઢબે યુંટાયા હતા જો કે તેમની સામેનો અસંતોષ વધતો ગયો હતો અને બળવાખોર સૈનિકોએ શસ્ત્રાગારમાંથી હથિયારો લુંટયા પછી માલીની રાજધાની બામાકો તરફ કુચ કરી હતી ગઇકાલે આ સૈનિકોએ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની અટકાયત કરીને તેમની સામે બળવો કર્યો હતો

અદાલતે આ કેસના તમામ પુરાવા સીબીઆઈને સોંપવાનો નિર્દેશ મુંબઈ પોલીસને આપ્યો છે

કોર્ટે સીબીઆઈને રાજપૂતના મૃત્યુ સંબંધે ભવિષ્યમાં નોંધાયેલા અન્ય કોઈપણ કેસોની તપાસ કરવા પણ નિર્દેશ આપ્યો હતો તપાસમાં મહારાષ્ટ્ર સરકારને સીબીઆઈને મદદ કરવા આદેશ આપવામાં આવ્યો છે કોર્ટે એવું પણ કહ્યું છે કે બિહારમાં નોંધાયેલી એફઆઈઆર કાયદેસર છે

આ આદેશ જાહેર થયા બાદ મહારાષ્ટ્ર સરકારે તેની વિરુદ્ધ અપીલ કરવાની માંગ કરી હતી જોકે કોર્ટે તે કરવા ઇનકાર કર્યો હતો

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ ગઇકાલે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાની મુલાકાત લીધી હતી

મહ્ત્વનું છે કે વિદેશ સચિવ આજે બાંગ્લાદેશના વિદેશ સચિવ મસુદ બીન મોમીન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

ડેમોક્રેટ્સ અમેરીકામાં ડેમોક્રેટિક પાર્ટીએ ઔપયારિક રીતે જો બિડેનને રાષ્ટ્રપતિ પદની યૂટણીના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે આગામી નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ ડોનાલ્ડ ટ્રમ્પનો મુકાબલો કરશે જો બિડેનને અમેરિકાભરમાં નામાંકન મળ્યું ડેમોક્રેટિક પ્રતિનિધિઓ અને તમામ રાજ્યો અને સાત પ્રદેશોના નાગરિકોએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ માટે બહ્મતી મત આપ્યા છે નામાંકન એક ઔપચારિકતા હતી કારણ કે સેનેટર બર્નાર્ડ સેન્ડર્સ એપ્રિલમાં હરીફાઈમાંથી ખસી ગયા હતા બિડેને સેનેટર કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટેના સાથી તરીકે નિયુક્ત કર્યા છે શંકરદયાળ શર્મા ભુતપુર્વ રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માને આજે તેમના જન્મદિને ભાવભીની શ્રધ્ધાંજલી અપાઇ રહી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં ડોકટર શંકરદયાળ શર્માના તૈલચિત્રને પુષ્પાંજલી અર્પણ કરી હતી

વેકૈયાહ નાયડુએ પણ ભુતપુર્વ રાષ્ટ્રપતિને અંજલી આપતા કહયું હતું કે તેઓ એક બહ્મુખી વ્યકિતત્વ પ્રબર વિદ્વાન ખ્યાતનામ કાનૂન વિદ સ્વતંત્રતા સેનાની અને પ્રતીષ્ઠીત લેખક હતા રાષ્ટ્રધડતરમાં તેમના યોગદાન માટે ડોકટર શંકરદયાળ શર્માને હંમેશા યાદ કરાશે

આ રસી ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કહ્યું કે જો ક્લિનિકલ ટ્રાયલ સફળ થાય તો એસ્ટ્રાઝેનેકા સાથેનો સોદો ઑસ્ટ્રેલિયા માટે પ્રવેશને સુરક્ષિત કરશે તેમણે કહ્યું શક્યતા છે કે રસીકરણ ફરજિયાત રહેશે ઓસ્ટ્રેલિયામાં સાડા ચારસો મૃત્યુ નોંધાયા છે સૌથી વધુ વિક્ટોરિયા રાજ્યમાં અસર થઈ છે આ મહિનાની શરૂઆતમાં વિક્ટોરિયાએ આપત્તિજનક સ્થિતિ જાહેર કરી હતી અને ચેપમાં વધારો થયા પછી કડક લોકડાઉન પગલાં ભર્યા હતા

મોદી સાવચેતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરીકોને કોવીડ રોગયાળા દરમિયાન ચોમાસામાં આવશ્યક સાવચેતી રાખવા અપીલ કરી છે તેમણે કહ્યું કે આ વાહક જન્ય રોગોની મોસમ છે માટે વધુ સાવધાની રાખવી જરૂરી છે

દેશના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની આ પાંચમી આવત્તિ છે

પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત શહેરી મિશન હેઠળ વિડીયો કોન્ફરન્સ દ્વારા પસંદ કરેલા લાભાર્થીઓ સ્વચ્છાગ્રહીઓ અને સફાઇકાર્મીઓ સાથે પણ વાતયીત કરશે